આજે કોવિડ ટાસ્ક ફોર્સના તજજ્ઞ ડૉકટર્સનો મીડિયા સાથે વાર્તાલાપ યોજાયો હતો જેમાં આરોગ્ય સચિવશ્રી જયંતિ રવિએ જણાવ્યું હતુ કે પ્રવર્તમાન સમયમાં કોવિડના કેસોમાં વધારો થયો છે

તબીબી શિક્ષણના અધિક નિયામક શ્રી રાધવેન્દ્ર દીક્ષિતે જણાવ્યું હતુ કે છેલ્લા એક વર્ષથી આપણે સૌ કોવિડ સામે ઝઝુમી રહ્યા છીએ શરૂઆતના તબક્કે ખબર પણ ન હતી કે કયા પ્રોટોકોલ મુજબ સારવાર લેવી એક વર્ષ બાદ અનેક તજજ્ઞો સાથે ચર્ચા કરાથા બાદ સારવારના પ્રોટોકોલમાં અનેક સૂચનો મળ્યા છે તે મુજબ સારવારમાં બદલાવ કરવામાં આવ્યો છે

એન શાહે જણાવ્યું કે કોરોના મહામારી એક વિશ્વયુદ્ધ છે જેમાં એક વાયરસ સામે આખી દુનિયા લડી રહી છે

શાહે ઉમેર્યું કે આજે પણ કોરોના વાયરસ સામે કોઈ પ્રસ્થાપિત દવા દુનિથામાં ઉપલબ્ધ નથી તેમણે વધુમાં કહ્યું કે રેન્ડમલી દવાઓ લેવાથી શરીરમાં વધુ નુકસાન થાય છે

પટેલે જણાવ્યુ છે કે કોરોનાના સંક્રમણથી બચવા માટે માસ્ક જ અમોઘ શરુત્ર સાબિત થશે એટલે સૌ નાગરિકો અવશ્ય માસ્ક પહેરે એ જરૂરી છે સાથે સાથે વેકિસનેશન પણ અત્યંત અનિવાર્ય છે

તુષાર પટેલે જણાવ્યું કે વર્તમાન સ્થિતિમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના વાયરસની સૌથી વધુ અસર દર્દીઓના ફેફસા પર જોવા મળી રહી છે આ વાયરસ ઝડપથી નાક વડે મોઢા વાટે ફેફસામાં પહોંચી જાય છે આ વાયરસની સૌથી વધુ અસર ફેફસાના પેરિફરી અને લોઅર પાર્ટમાં જોવા મળે છે જેનાથી દર્દીનું ઓક્સિજન લેવલ ઝડપથી ઘટવા લાગે છે

ગરમી વધી રહી છે ત્યારે ઘરમાં બારી બારણાં ખુલ્લા રાખવા સાથે હવાની અવર જવર વધુ સારી રીતે થઇ શકે તે ખૂબ જરૂરી છે

હૈદરે વૈશ્વિક કોરોના મહામારી સંદર્ભે આજે નર્મદા જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી કલેક્ટર ડી

શાહ સહિત જિલ્લા આરોગ્યતંત્રના વરિષ્ઠ તબીબી અધિકારીઓ રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા પ્રશાસનને જરૂરી સુચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૃં પાડ્યું હતુ જિલ્લા પ્રભારી સચિવ એસ

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના જે તે તાલુકા વિસ્તારના હળવા લક્ષણો વાળા દરદીઓ ને જે તે તાલુકામાં જ જરૂરી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ છે

કોવિડ સેન્ટરમાં દાખલ થતાં દર્દીઓને નિઃશુલ્ક જમવાનું આપીને જાગીર ટ્રસ્ટે એક ઉમદા દાખલો બેસાડયો છે

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પણ તંત્ર દ્વારા શુક્રવાર શનિવાર અને રવિવારે સ્વૈચ્છિક લોકડાઉન પાડવાનો નિર્ણય લેવાયો છે નર્મદા જીલ્લાના સાગબારા અને દેડીયાપાડામાં કોરોનાના કેસો વધતા સાંસદ મનસુખભાઈ વસાવાએ બંને તાલુકાના યૂંટાયેલા પ્રતિનિધિઓ અને અન્ય અગ્રણીઓ સાથે બેઠક યોજીને કોરોના માર્ગદર્શિકાની વિસ્તૃત માહિતી આપીને સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો

જે જપ્ત કરીને જીલ્લા મામલતદારે કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

તો ગામના ઉપ સરપંચ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા લોકોને ઉકાળો પણ પીવડાળવવામાં આવી રહ્યો છે

નવસારી પાલિકાના સ્વૈચ્છિક બંધને વેપારીઓએ સારો પ્રતિસાદ આપ્યો છે વિજલપોર પાલિકાએ સ્વૈચ્છિક બંધની જાહેરાત કરતાં તમામ દુકાનો સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે

આજે પણ વિવિધ જીલ્લાઓમાં કોરોનાના પોઝીટીવ કેસો નોંધાયા છે

ટી યુ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં આગામી સત્રથી જી ટી યુ માં પરીક્ષા આપનાર તમામ વિધાર્થીઓ માટે વેક્સિન લીધેલી હોવી જરૂરી હશે

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રોફેસર ડૉ નવીન શેઠે જણાવ્યું છે કે જીટીયુમાં મોટા પ્રમાણમાં યુવા વિદ્યાર્થીઓની સંખ્યા છે